વધુમાં શ્રી તોમર જણાવ્યું કે દેશની ક્રષિમંત્રી હોવાથી દાયિત્વ બને છે કે સરકાર અને ખેડતો વચ્ચે દિલ્હી અને આસપાસના ક્ષેત્રમાં ખેડૂતબીલ અગે જે ધારણાઓ બંધાઈ છે તેને ભ્સવાનુ કામ કરવા નું છે ખેડ્તો આદોલનમાં અડગ છે ત્યારે શ્રો તોમરે લેખીતમાં સમજાવવા કોશિશ કરતાં આઠ આશ્વાસન આપ્યા છે

ઈસરોના અધ્યક્ષ ડો

શિવને આ માટે ટીમને અભિનદન પાઠવ્યા હતા

યોજના અનસાર આ ઉપગ્રહ વિસ્ત્રત સી બેન્ડ માટેની સેવાઓ આપવાનુ ચાલ રાખશે આરતી ભટ આચાય દેવવ્રત રાજયપાલ શ્રી આચર્ય દેવવ્રતે એગ્રીકલ્ચર ટેકનોલોજી મેનેજમેન્ટ એજન્સો આત્માના જીલ્લા કક્ષાએ કાર્યરત પોજકટ ડાયરેકટરશ્રી બેઠકને સંબોધતા જણાવ્યું હતું કે પાકતિક કૃષિ દવારા ખેડતોનો કષિ ખચ ઘટ છે તેમજ ઉત્પાદનોની કિંમત વધ મળ છે દેશીગાયનું સંવર્ધન ઉપરાંત જળ જમીન અને પયાવરણ ની સાથે માનવ સ્વાસ્થયની રક્ષા થાય છે રાજયમાં પાક્રતિક ક્રષિ જન અભિયાનનો જિલ્લાવાર સમીક્ષા કરતાં રાજયપાલ શ્રીએ જણાવ્યુ હતું કે રાજયના પ્રત્યેક તાલુકામાં પ્રાકૃતિક કષિના મોડેલ ફાર્મ તૈયાર થાય જે અન્ય ખેડૂતોને પ્રાકૃતિક કષિ અપનાવવા પરણા આપે

હાલમા કોરોના મહામારીના કારણે ઘણાં સમયથી મોકુફ રહેતા આ કાર્યકમની શરૂઆત મુખ્યમંત્રી શ્રીએ ફરી એકવાર તેમના ગાંધીનગર સ્થિત નિવાસસ્થાનેથી કરી હતી આ પસગે શ્રી રૂપાણીએ જણાવ્યું હતું કે રાજય સરકાર અનેક સહાય અને સબસીડીની યોજનાઓ અમલમાં મકી છે જેના લાભથી ખેડતોની આવકમાં વધારો થયો છે તે સાથે ગોર અને કાકરેજ ગાયોની ગૌસંવર્ધન યોજના પણ અમલમાં મુકવામાં આવશે

આરતી ભટ રત્નાપર ગ્રામપંચાયત સંવાદ સમગ્ર રાજયમાં વિકાસના વિવિધ પકલ્પો ગ્રામ્ય વિસ્તારની તમામ પાથમિક અને આરોગ્ય લક્ષી અને કોરોના મહામારી સામે લવાયેલા નોંધનીય પગલાં માટે સમગ્ર રાજયમાંથી આઠ ગામ પંચાયતની કામગોરી પ્રસંસનિય બની રહી છે ત્યારે સમગ કચ્છ જિલ્લામાં માંડવી તાલકાના ગઢશીશા પંથકના રત્નાપર ગામ પંચાયત પસંદગો પામો છે આજે રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણી રત્નાપર ના મહિલા સરપંચ સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી સીધો સંવાદ કરશે આરતી ભટ કોટોંબા ઃ કચ્છ જિલ્લામા ગત ચોમાસામાં ખૂબ જ સારા પ્રમાણમા વરસાદના કારણે તાલુકાના માકપટ બન્નીના સીમાડામાં કોટીંબા નામના વનફળનો ફાલ પુષ્કળ પ્રમાણમાં થયો છે આરતી ભટ હવામાન ઠંડીમાં વધારો થતો જોવા મળી રહયો છે

તો ઉતરીય પવનોએ ઠારનો અનુભવ કરાવ્યો હતો